અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે અમેરિકા અને ભારત બંને માટે સરહદની સલામતી ખૂબ જ અગત્યની છે આથી જ ભારત અને અમેરિકા સલામતી ક્ષેત્રના સહકારને મહત્વ આપી રહ્યા છે

દક્ષિણ આફિકાએ બેંગલુરૂમાં રમાયેલી શ્રેણીની ત્રીજી અને આખરી ટ્વેન્ટી ટ્વેન્ટી ક્રિકેટ મેચમાં ભારતને

શ્રી મોદીએ હાઉડી કાર્યક્રમ અંગે બોલતા કહ્યું હતું કે

તેમણે કહ્યું કે નવું ભારત ઉપસી રહ્યું છે અને તે પરિવર્તનની સાથે સાથે પ દ્રીલીયન ડોલરના અર્થતંત્ર તરફ પ્રગતિ સાધી રહ્યું છેરાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે તેઓ કદ્દરવાદી ઈસ્લામીક આતંકવાદનો નાશ કરવા કાર્ય કરી રહ્યા છે

આથી જ ભારત અને અમેરિકા સલામતી ક્ષેત્રના સહકારને મહત્વ આપી રહ્યા છે શ્રી ટ્રમ્પે આગામી નવેમ્બરમાં પ્રથમવાર સેનાની ત્રણેય પાંખોની સંયુક્ત કવાયત યોજવાની જાહેરાત કરી હતી તેમણે મોદી સરકારે હાથ ધરેલા આર્થિક સુધારાની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે આ સુધારાના લીધે ત્રીસ કરોડ લોકો ગરીબીની સમસ્યાથી મુક્ત થયા છેઅગાઉ શ્રી મોદીએ શ્રી ડોનાલ્ડ ટ્રમ્પને ખાસ વ્ય

હાઉડી મોદી કાર્યક્રમ બાદ પ્રધાનમંત્રીએ હ્યુસ્ટનમાં શાશ્વત ગાંધી સંગ્રહાલથનું ભૂમિપૂજનની તકતીનું અનાવરણ કર્યું હતું તેમણે હ્યુસ્ટનમાં ગુજરાતી સમાજ ઈવેન્ટ સેન્ટર તથા શ્રી સિદ્ધિ વિનાયક મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું

કરાઈ છે કે આ મુદ્દે એક પણ દેશ પાકિસ્તાનના સમર્થનમાં નથી સંરક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે કાશ્મીર મુદ્દે બોલવાનો પાકિસ્તાનને અધિકાર નથી

અમારા લખનૌના સંવાદદાતા જણાવે છે કે રાજ્ય સરકારે આજે વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે આજે લખનૌમાં યોજાનાર કાર્યક્રમમાં આ યોજનાના આયુષ્યમાન મિત્ર તરીકે ઓળખાતા સ્વયંસેવકો અને લાભાર્થીઓનું મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના હસ્તે સન્માન કરાશે

આ બેઠકમાં બંને દેશોમાં દ્વિપક્ષીય વેપાર તથા મૂડીરોકાણમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી વાણિજ્યમંત્રી પિયુષ ગોથલ તથા શેખ હમાદ બીન ઝાયદ અલ નહયાનના અધ્યક્ષપદે આ બેઠક યોજાઈ હતી શ્રી ગોયલે ઉચ્યસ્તરીય કાર્યદળને બંને દેશોના આર્થિક સંબંધોના આધારસ્તંભ તરીકે

શેખ હમાદે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે સંયુક્ત કાર્યદળ બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય રોકાણ વધારવા કામગીરી કરતું રહેશે

સંયુક્ત રાષ્ટ્રસંઘના આબોહવા કાર્યવાહી પરિષદના ઉદ્યોગોને લગતા કાર્યક્રમમાં શ્રી જાવડેકરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઝીરો ડિફેક્ટ ઝીરો ઈફેક્ટ મોડેલનો ઉલ્લેખ કર્યો હતો

ઉદ્યોગોમાં પરિવર્તનની જવાબદારી ભારત અને સ્વીડનના શીરે છે

આમીરાત મહેલમાં ચોજાયેલા ઔપયારીક કાર્યક્રમમાં બ્રહ્મવિહારી સ્વામી તથા બીશેટ

્ટીએ લાયસન્સનો સ્વીકાર કર્યો હતો આ પ્રસંગે શાહી કાર્યકારી પરિષદના સભ્યો તથા સમુદાય વિકાસ વિભાગના